કેરળ તમિળનાડુ તથા પુડુ ચ્ચેરીની એક જ તબક્કાની યૂંટણી માટે આવતીકાલે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે

શિવાલયોમાં રાત્રે ચાર પ્રહરની પૂજા થશે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશભરના કાર્યક્રમોના કવરેજ માટેની વિસ્તૃત યોજના તૈયાર કરી છે રેડિયો અને દૂરદર્શનના સમાચાર સેવા પ્રભાગ દ્વારા આવતીકાલે યોજાનારા ઉદ્વાટન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે

મુખ્ય કાર્યક્રમનું ઉદ્વાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરના સાબરમતી આશ્રમમાં કરવામાં આવશે

આ પ્રદર્શનોમાં દાંડી માર્ચ મહાત્મા ગાંધી નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ અને આંદોલનના અન્ય નેતાઓ જેમણે બલિદાન આપ્યું હતું તેના પર ધ્યાન કેન્દ્રિત કરતા અસહકાર આંદોલન ભારત છોડો સહિતના આઝાદીની લડતના મુખ્ય સીમાચિહ્નો દર્શાવવામાં આવશે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકર શનિવારે છ સ્થળોએ પ્રદર્શનોનું ઉદઘાટન કરશે જેમાં જમ્મુ કાશ્મીર બેંગ્લોર પુણે ભુવનેશ્વર મોરંગ અને પટનામાં સામ્બા જિલ્લાના પ્રદર્શન સામેલ છે

તેમણે કહ્યું કે તમામ રાજ્યોએ આ કાર્યક્રમોમાં ખૂબ રસ દાખવ્યો છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના પબ્લિકેશન્સ ડિવિઝન દ્વારા અન્ય ઘણા વિષયો વિષે સ્વાતંત્ર્ય ચળવળના નાયકો મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ લડાઇઓ અને ઉત્તર પૂર્વ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર પુસ્તકો પ્રકાશિત કરાશે આ પ્રકાશનો બે વર્ષના સમયગાળામાં બહાર પડશે

જેમાં ઉત્તરાખંડએ આ વ્યવસ્થા પ્રણાલી પૂર્ણ કરવા માટેનું રાજ્ય બન્યું છે

એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને વાજબી ભાવની દુકાનો પરથી સસ્તા દરે રાશન મળશે

એસ ટી ઈન્ટેલિજન્સના ગુરુગ્રામ યુનિટ દ્વારા બનાવટી દસ્તાવેજો પર કંપનીઓ ઉભી કરી કરચોરીના આરોપસર રવિન્દ્રકુમાર ગર્ગ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પર બોગસ ઇનવોઇસ બનાવીને રસીદ વિના સામાન તથા સેવાઓ ઉભી કરી હતી

દસ્તાવેજી પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે

બીજા તબક્કાના ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે આ ઉપરાંત આવતીકાલે આ બંને રાજ્યોમાં વિધાનસભાની યૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડશે કેરળ અને તમિળનાડુ તથા કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચ્ચેરીની એક જ તબક્કાની ચૂંટણી માટે પણ આવતીકાલે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે

છઠ્ઠી એપ્રિલે કેરળ તમિળનાડુ પુડુચ્ચેરીમાં એક જ તબક્ક્કામાં મતદાન થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદ સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન આ યતુર્ભુજ ફ્રેમવર્કની પ્રથમ પરિષદમાં ભાગ લેશે તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને ભારત પ્રશાંત ક્ષેત્રને મુક્ત રાખવા માટેના સહકાર અંગે મંતવ્યોની આપ લે કરશે દરિયાઇ સલામતી અને આબોહવા પરિવર્તન જેવા પડકારો અંગે પણ વિચારવિમર્શ કરશે આ ઉપરાંત કોવિડ રોગચાળા સામે લડવાના પ્રયાસો પર પણ ચર્ચા કરશે તથા ભારત પ્રશાંત ક્ષેત્રમાં સલામત અને પોસાય તેવી રસી પૂરી પાડવા માટે સહયોગ જેવી બાબતો આવરી લેશે

તેઓ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠક કરશે બંને પક્ષો દ્વિપક્ષીય સંરક્ષણ સહકારને મજબૂત બનાવવા અને ભારત પ્રશાંત મહાસાગર ક્ષેત્રને જાળવવામાં પ્રાદેશિક સુરક્ષા પડકારો અને સામાન્ય હિતો પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે આ ઉપરાંત સંરક્ષણ સહયોગ અંગેની ચર્ચાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ અને સંરક્ષણ વેપાર અને ઉદ્યોગને પણ આવરી લેવામાં આવશે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે શ્રી ઓસ્ટિનની પ્રથમ વિદેશ યાત્રાના ભાગ રૂપે ભારતની મુલાકાત ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે

તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનામાં કેરળ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે મહારાષ્ટ્ર પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત અને હરિયાણામાં સક્રિય દર્દીઓ વધી રહ્યા છે

શ્રી મોદીએ ટ્વીટ વડે આ માહિતી આપી છે અને સાથે અપીલ પણ કરી છે કે નિર્ભયપણે સૌ વેક્સિન લેવા આગળ આવે અને કોરોનાથી બચવા માટે રસી કેટલી ઉપયોગી છે તે સમજણનો ફેલાવો પણ કરે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

વધુ સમાચાર

નાના મોટા અનેક શિવમંદિરો આજે બમ બમ ભોલેના નાદૃથી ગુંજી ઉઠયા છે શિવમંદિરોમાં આજે સવારે મહાપૂજા રૂદ્રાભિષેક અખંડ ધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મહારાષ્ટ્ર સરકારે કોવિડ રોગયાળોને ધ્યાને રાખી શિવરાત્રિ નિમિતે મંદિરોમાં ભીડ ન થાય તે માટે લોકોને ઘરે શિવરાત્રી ઉજવવા વિનંતી કરી છે

કિકેટ વિજય હજારે ચેમ્પિયનશીપમાં નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત અને ઉત્તરપ્રદેશ વચ્ચે રમાયેલી પહેલી સેમીફાઈનલમાં ઉત્તર પ્રદેશનો વિજય થયો છે